આ બધી બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ એન સી પી ના ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ ખેલાશે

આજે વિવિધ પક્ષોના નેતાઓ પ્રચારકો સહાયકો અને ઉમેદવારો છેલ્લી ઘડી સુધી મતદારોનો જાહેર પ્રચાર દ્વારા સંપર્ક કરવા પ્રયત્નશીલ રહેશે નાની મોટી સભાઓ અને રેલીઓ પણ યોજાશે

આરતી ભદ્દ એમેઝોન ફ્લીપકાર્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ કોમર્સ કંપનીઓ દ્વારા થતું જંગી વેચાણ છુટક વેપાર માટે નુકશાનકારક હોવાની તપાસ કેન્ સરકારે શરુ કરી છે

ઇ કોમર્સ કંપનીઓ પોતાનો માલ કૃત્રિમ રીતે ઘટાડેલા ભાવે વેચાતી હોવાથી છુટક વેપારનું બજાર તૂટી રહ્યું હોવાની ફરિયાદ તપાસવા ઇ કોમર્સ કંપનીઓનું ઓડિટ શરુ કરાયું છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા દ્રેડર્સ દ્વારા વાણિજ્ય મંત્રાલય સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે વિદેશી માલિકી ધરાવતી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ કોમર્સ સાઇટ ઉપર અપાતું ડિસ્કાઉન્ટ તદ્દન ગેરવાજબી છે બીજીબાજુ આ બંને કંપની કહે છે કે ગ્રાહકને ડિસ્કાઉન્ટનો ખર્ચ બ્રાન્ડ કે કંપની ઉઠાવે છે અમારે તેમાં કશી લેવા દેવા નથી

જેને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા વિસ્તરણ ટીમ અને સ્ટાફ સાથે રહીને આ ઈથળોનો ઉપદ્રવ કેવી રીતે ઘટાડી શકાય તે અંગેની વિગતવાર માહિતી ખેડૂત મિત્રોને પહોંચાડવા અને પાક બયાવવા ઈથળોના નિયંત્રણ સારૂ લેવાના થતાં પગલા અંગે ભુજ તાલુકાના કુનરિયા ઢોરી સુમરાસર શેખ નોખાણીયા જેવા ગામોની મુલાકાત લીધી અને કુનરીયા ગામમાં કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ઈયળોના ઉપદ્રવને કાબુમાં લેવા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું અને પાકને આવી ઈયળો દ્વારા થતું નુકશાન અટકાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો

ના ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે સરકાર દ્વારા લધુતમ ટેકાના ભાવે બાજરી માટે રૂ

લધુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી તા

પી એમ સી ખાતે તથા બાજરી ખરીદી કચ્છ જિલ્લાના પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જણાવાયું છે

પ્રતિકુળ હવામાન એટલે કે પાછોતરા વરસાદના લીધે રણ તીડનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને પાક ને નુકશાન થઈ રહ્યુ છે જેને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રી તથા વિસ્તરણ ટીમ સાથે રહીને સ્થાનિક કક્ષાએ તીડના નિયંત્રણ માટે દવા છંટકાવની માહિતી આપવામાં આવશે